પ્રધાનમંત્રી તરીકે બીજી મુદ્દત માટે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ મન કી બાતનો આ પ્રથમ કાર્યક્રમ છે

શ્રી સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે આ શિખર પરિષદમાં ભારતે મફત્વના મુદ્દાઓ ઉઠાવ્યા ફતા

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ શિખર પરિષદના ગુણવત્તાયુક્ત માળખાકીય સુવિધા મૂડીરોકાણ અને વિકાસ નિગમ અંગેના સત્રમાં ભાગ લીધો હતો

જેમાં અિનવા ર્ય કારણોસર ફેરફાર કરવામાં આવે છે

જેની સબંધિત ઉમેદવારો તથા વફવટી તંત્રને નોંધ લેવા આયોગ દ્રારા જણાવાયુ છે

સી વિશ્વકપ ક્રિકેટમાં આજે બર્મિંફામ ખાતે ભારતનો ઈંગ્લેન્ડ સામે મુકાબલો થશે બન્ને ટીમ માટે સેમિફાઈનલમાં પ્રવેશ કરવા આ મેચ મફત્વની છે

જેના પગલે કચ્છથી મુંબઇને જોડતી રેલ સેવા પર આંશિક અસર પડી હતી કચ્છ એકસપ્રેસ અને સયાજીનગરી ટ્રેન ગઇ કાલે તેના નિર્ધારીત સમયથી એક કલાક જેટલી મોડી બાન્દ્રા અને દાદર સ્ટેશને પફોંચી ફતી વાપી અને વલસાડ વચ્ચે સાંબેલાધાર વરસાદથી આ રૂટ પર પસાર થવા સમયે બન્ને ટ્રેનો દોઢેક કલાક મોડી ચાલી રફી ફતી

આ કાર્યક્રમ અંતર્ગત ધોરણ